પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

વિરાટને ભાંગવાં માટે દરિયા માંથી અલંગ શીપ બ્રકિંગ યાર્ડની જમીન ઉપર લવાયું

વિરાટ યુધ્ધ જહાજને દરિયા માથી આજે શીપબ્રકિંગ યાર્ડની ધરતી ઉપર લવાયુ હતું થેન્ક યુ વિરાટ નામે આજે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયા કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા અને વિભાવરીબેન દવે હાજર રહ્યા હતા અને પાકિસ્તાન સામેની લડાઈમાં ભાગ લેનાર વિમાન વાહક યુધ્ધ જહાજ આઈ

વિરાટની સેવાને સૌએ બિરદાવી હતી

ભાવનગર રેલવે મંડલના તમામ સ્ટેશનો હોસ્પિટલો આરોગ્ય એકમો અને કોલોનીમાં સ્વચ્છ પાણી અને પાણી બચાવવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ અભિયાન અંતર્ગત શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતાની ખાતરી કરવા માટે તબીબી વિભાગે વિવિધ સ્ટેશનોના પાણીના નમૂના લીધા હતા અને તેની ગુણવત્તાની તપાસ કરી હતી આ અંગે લોકો ને જાગૃત કરવા પણ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી યાદીમાં જણાવાયા મુજબ આજે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા ખાસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ અભિયાન અંતર્ગત રેલ્વે કર્મચારીઓને પ્લાસ્ટિકના ઉત્પાદનોનો ઉપયોગ ન કરવા અને કપડ઼ાની બેગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી કચેરીઓ અને સ્ટેશન પરિસરમાં પ્લાસ્ટિકના કચરા માટે અલગથી ડસ્ટબિન આપવામાં આવ્યા હતા

પ્રજાકીય વિકાસ કામો પ્રજાનો અધિકાર છે

દમણગંગા નહેર સંશોધન વિભાગના સહયોગથી આ કામ હાથ ધરાયું છે આ પ્રસંગે મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે આ જેટી બનવાથી અહીંના માછીમારોનો માલ અહીં જ ખાલી થવાથી મુંબઇના ભાઉયા સુધી જવાની જરૂર પડશે નહીં જેના થકી આ વિસ્તારમાં મત્સ્યોદ્યોગનો વધુ વિકાસ થશે અને માછીમારો આત્મનિર્ભર બનશે આ જેટીના નિર્માણની સાથે કોલ્ડ સ્ટોરેજ સહિત આનુષંગિક સેવાઓનો સમાવેશ કરવાનું આયોજન પણ ભવિષ્યમાં કરાશે દમણગંગા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર પી

પટેલે નિર્માણ થનાર જેટી ની કામગીરી ની રૂપરેખા આપી હતી

આ પ્રસંગે આજુબાજુના ગામોના સરપંચ બોટ એસોસિએશન ના સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતા કૃષિ બિલ વિરોધ કેન્દ્ર સરકારની કૃષિ અને ખેડૂત વિરોધી મંજૂર કરવામાં આવેલા ત્રણ બિલના વિરોધમાં ગાંધીનગર ખાતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા સોમવારે ન્યાય ક્રચનું આયોજન કરાયું હતું

અલબત દવા અને દૂધ ની દુકાનો ખુલ્લી રહેશે સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા સબ જેલના બે કેદીઓ આજે વહેલી સવારે નાસી જતાં દોડધામ મચી જવા પામી છે સબ જેલમાં આ કેદીઓ કોરોના પોઝિટિવ થતાં ગાંધી હોસ્પિટલમાં કોવિડ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા ઓઢવા માટે આપેલી ચાદરનો ઉપયોગ કરીને હોસ્પિટલના ચોથા માળેથી કેદીઓ નાસી જતા પોલીસે તેમણે ઝડપી લેવા નાકાબંદી કરી છે કચ્છના અંજાર ખાતે આવેલા કોવિડ કંટ્રોલ રૂમની રાજ્યના મંત્રી વાસણભાઈ આહિરે આજે મુલાકાત લઈ સ્થિતિ ની સમિક્ષા કરી હતી

હર્જાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે વાનગી સ્પર્ધા યોજાઈ હતી જેમાં કિશોરીઓ અને માતાઓ દ્વારા વિવિધ પ્રકારની યોગ્ય પોષણયુક્ત વાનગીઓને લઈ વાનગી હરીફાઈ યોજવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કિશોરી બાળકો અને ધાત્રી તથા સગર્ભા માતાઓ માટે પોષણયુક્ત આહારનું મહત્વ અને તેના ફાયદા વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી

હવે રજૂ કરીએ છીએ બાપુનું પસંદગીનું ભજન વૈષ્ણવ જન તો જેના ગાયક જાપાનના કલાકારો છે